બંને ગૃહોની બેઠક સમયપત્રક પહેલાં જ મુલતવી રાખવામાં આવી છે આ ઠમી માર્ચથી શરૂ થયેલા બજેટ સત્રનો બીજો તબક્કો આ ઠમી એપ્રિલના રોજ સમાપ્ત થવાનો હતો

રાજ્યસભાના સભાપતિ એમ

સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે વિવિધ રાજ્યોની યૂંટણીઓને કારણે સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગને કારણે બજેટ સત્ર ઘટાડવામાં આવ્યું છે તેમણે ગૃહોની કામગીરી સરળતાથી ચાલવામાં સહકાર બદલ વિપક્ષનો આભાર માન્યો છે

તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં અંતિમ પ્રયાસોમાં જોતરાયા છે

પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની યૂંટણીના યોથા તબક્કાનું યુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જયારે પાંચમા તબક્કા માટેની ચુંટણી પ્રક્રિયા યાલી રહી છે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

ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ત્રીજી એપ્રિલ છે

આસામ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની યૂંટણીના ત્રીજા તબક્કાની યૂંટણીમાં તેમજ કેરળ તમિલનાડુ અને પુડચ્ચેરીમાં એક માત્ર તબક્કાની યૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચાયા પછી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે

તે જ દિવસે કેરળ તમિળનાડુ અને પુડુચ્ચેરીમાં એક જ તબક્કામાં મતદાન થવાનું છે

આ ઉપરાંત લોકસભાની કન્યાકુમારી બેઠક અને મલપ્પુરમ બેઠક માટે એક સાથે પેટાયુંટણી યોજાશે પ્રધાનમંત્રી બાંગ્લાદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશની મુલાકાતથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનશે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આજે પત્રકારોને જણાવ્યું કે કોવિડ બાદ પ્રથમ સત્તાવાર વિદેશ મુલાકાત છે આ બાબત ભારત બાંગ્લાદેશના સંબંધોને કેટલું મહત્ત્વ આપે છે તે વાત પૂરવાર કરે છે

તેઓ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે પ્રતિનિધિ સ્તરની મંત્રણા પણ કરશે શ્રી મોદી ઢાકા શહેર નજીકના રાષ્ટ્રીય શહિદવીર સ્મારક ખાતે જઈને અંજલી આપશે શ્રી મોદી અને શેખ હસીના બંગબંધુ બાપુ પ્રદર્શનનું ઉદ્વાટન કરશે

જોકે તે જાપાનના પ્રાદેશિક જળવિસ્તારથી દૂર હતી દરમિયાન રાષ્ટ્રસંઘ સલામતી પરિષદના ઠરાવ અનુસાર ઉત્તર કોરિયા દ્વારા બેલેસ્ટિક મિસાઇલોના પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેને ધમકીરૂપ માનવામાં આવે છે જાપાન અને દક્ષિણ કોરિયાએ આ પરીક્ષણની ટીકા કરી છે યુએસ પેસિફિક કમાન્ડે જણાવ્યું કે ઉત્તર કોરિયા દ્વારા ગેરકાયદે શસ્ત્રપરિક્ષણ તેના પડોશીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ખતરો ઉભો કરે છે

ગયા વર્ષે કોરોના વાયરસ રોગયાળાને લીધે ઓલિમ્પિક રમતોત્સવ મુલતવી રાખવામાં આવ્યો હતો

પુરૂષ સિંગલ્સનો ત્રીજો રાઉન્ડ કિદમ્બી શ્રીકાંતે અને મહિલા સિંગલ્સનો બીજો રાઉન્ડ સાઇના નેહવાલે જીતી લીધો છે

અશ્વિની પોનાપ્પા અને એન સિક્કી રેક્રી મહિલા ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલના સલાહકાર બશીર અહેમદે તેને ખુલ્લો મુક્યો હતો

શ્રીનગરમાં વિશ્વ વિખ્યાત દાલ સરોવરના ઝબરવાન હિલ્સના ખોળામાં આ બાગ ખીલી ઉઠ્યો છે પ્રકૃતિની સુંદરતા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આજે આ બગીયાની મુલાકાતે આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ઼વીટમાં લોકોને જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવા અને શ્રીનગરમાં આ મનોહર તુલીપ ગાર્ડન મહોત્સવનો આનંદ માણવા અનુરોધ કર્યો છે